અમરેલીમાં સહકાર સંમેલનના ઉદઘાટન પ્રસંગે માટે આવેલા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ભેજને કારણે જે ખેડૂતોની મગફળી ખરીદીમાં રીજેક્ટ થાય છે તેવા ખેડૂતોને મગફળીની ખરીદી માટે ફરી બોલાવવામાં આવશે

જેમાં મુખ્યમંત્રીએ કોઈ ખેડૂત બાકી ન રહી જાય તે માટે સચોટ સર્વે કરવાની સૂચના આપી હતી કૃષિમંત્રી આર

ફળદુએ આ પ્રસંગે જણાવ્યું છે કે નુકસાનીમાં કરેલ સર્વેમાં ફરી નીરિક્ષણ કરવામાં આવશે અને કોઈ ખેડૂત બાકાત નહીં રહે

ભેજના કારણે રીજેક્ટ કરાયેલી મગફળીના વેચાણ માટે રાજ્ય સરકાર હજી વધુ સમય આપશે

અને ગુજરાત વિભિન્ન ક્ષેત્રે સહકારી પ્રવૃતિમાં અગ્રેસર છે

કિસાન ક્રેડિટ કાર્ડ હોય તેવા ખેડૂતોને આ ધિરાણ સહાયનો લાભ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું

સંચિતા સરકારે જણાવ્યુ છે

સરકારે ઉમેર્યું કે ભારતની વસતી ગણતરી વિશ્વની એકમાત્ર સૌથી વિશાળ વહીવટી કવાયત છે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે નિત્યાનંદ આશ્રમ કેસ સંદર્ભે પોલીસે એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે શ્રી જાડેજાએ કહ્યું કે મુખ્ય મંત્રી શ્રી રૂપાણીએ આશ્રમ ખાતે બાળકો સામે થયેલા ગુના સંદર્ભે કસૂરવારો સામે સત્વરે પગલાં લેવાની સૂચના આપી છે રાજ્ય ગૃહવિભાગે ત્વરિત કામગીરી કરી એફઆઈઆરમાં દર્શાવેલા આરોપીઓ પૈકી બે સંચાલિકની ધરપકડ કરી છે તેમણે ઉમેર્યૂં કે રાજ્ય સરકાર દ્વારા કેસની ન્યાયિક તપાસ માટે પોલીસ અધિકારીઓની વિવિધ ટીમોએ યોગ્ય દિશામાં તપાસ હાથ ધરી છે સાયબર સેલની મદદથી તપાસ વધુ સુદઢ બનાવાઈ છે શ્રી જાડેજાએ ઉમેર્યું કે નિત્યાનંદ આશ્રમ સંદર્ભે બાળકોના પિતા શ્રી જનાર્દન શર્માએ ગુજરાત વડી અદાલતમાં તેમની એક દીકરીને શોધી આપવા હેબિયસ કોપર્સ પીટીશન દાખલ કરી છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ગુજરાત ભાજપ ના પ્રદેશ કાર્યાલય ખાતે ગઈકાલે એક મહત્વ ની બેઠક યોજાઇ ગઈ જેમાં ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ માટે નવા જિલ્લા પ્રમુખ ની વરણી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો વરીષ્ઠ મંત્રી આર

ફળદુ મહામંત્રી કે

પટેલ તથા પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા એ આ બેઠક માં ભાગ લીધો હતો અને વિચારણા હેઠળ ના જિલ્લાઓ માથી આવેલા અગ્રણી કાર્યકરો સાથે સંભવિત નામ ઉપર ચર્ચા વિયારણા કરી હતી રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે

ગુજરાત વડી અદાલતે રાજય સરકારને કચ્છની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવા ઉપાય કરવાનો આદેશ કર્યો છે

આ ઉપરાંત વડી અદાલતે જળ વિતરણ ઉપર નજર રાખવા તાલુકા કક્ષાએ કંટ્રલ રૂમ ઊભા કરવા પણ જણાવ્યું છે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરાતા સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રીજો ક્રમ હાંસલ કરી ગુજરાત રાષ્ટ્રીયસ્તરે ઝળક્યું છે પશ્વિમ ક્ષેત્રની સ્પર્ધામાં ગુજરાતના પાટણ મહિસાગર તથા પંચમહાલ એમ ત્રણ જિલ્લાએ અનુક્રમે પહેલો બીજો અને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે જળશક્તિ મંત્રાલય દ્વારા તાજેતરમાં આ ત્રણેય જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તથા ગ્રામ વિકાસ અજન્સીના નિયામકને નવી દિલ્હી ખાતે એવોર્ડ એનાયત કરાયા હતા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક મુકેશભાઇ પરમાર એવોર્ડ જીતવાનો યશ પાટણ જિલ્લાની જનતાને આપે છે

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા દર્શાવી છે અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય વિમેન્સ ગ્રાન્ડ સ્લેમ રાઉન્ડ રોબિન ચેસ ટૂર્નામેન્ટ ભારતની મુદુલા દેહાનકર એ જીતી લીધી છે